પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજકોટમાં ત્રિરંગો લહેરાવ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરેડનું કર્યું નિરિક્ષણ વિવિધ જીલ્લાઓમાં દેશભક્તિના માહોલમાં ધ્વજવંદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન સૂત્ર આપી ખાદી અપનાવવા કર્યું આહ્વાહન

દોશીને પદ્મભૂષણ જયારે જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રીનું સન્માન

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ જાયર મેસીઆસ બોલસોનરો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે જઇને શહિદ વિરોને અંજલી આપી હતી રાણીની વાવ રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાયેલી પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી પાટણની ઐતિહાસિક રાણીની વાવ જલમંદિરનો ટેબ્લો પ્રસ્તુત થયો હતો રાણીની વાવની ભવ્યતાને કલાત્મક રીતે રજૂ કરાઇ હતી જળસ્ત્રીતનું મહત્વ દર્શાવતા ટેબ્લોના આગળના ભાગમાં પાણી ભરેલા માટલા સાથેના ગ્રામીણ ગુજરાતનું વિશાળ શિલ્પ મુકવામાં આવ્યું રાણીની વાવમાં શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુનું શિલ્પ મુખ્ય છે

રાજ્યકક્ષાનો સમારોહ રાજકોટમાં યોજાયો જ્યાં રાજયપાલશ્રી આયાર્ય દેવવ્રતે રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્ટરમાં પુષ્પવર્ષા વચ્ચે રાષ્ટ્રીય તિરંગો લહેરાવ્યો આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું પ્રજાસત્તાક દિવસના આ મુખ્ય સમારોહનો નઝારો માણવા હજારોની સંખ્યામાં રંગીલા રાજકોટના નગરજનો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયા હતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાથે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ત્યારબાદ રાજયપાલ અને મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ પણ કર્યું હતું

આ પ્રસંગે શ્રી પટેલે કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિની યોજના અમલમાં મૂકી ખેડૂતોનું સશક્તિકરણ કર્યુ હોવાનું જણાવી રાજ્યના ખેડૂતોના ખાતામાં ત્રણ હજાર કરોડ રૂપિયા જમા થયા હોવાનું ઉમેર્યુ હતું આ પ્રસંગે દિવ્યાંગોએ શિવતાંડવ નૃત્ય રજૂ કર્યું હતું જ્યારે શાળા કોલેજના વિદ્યાર્થીઓએ યોગ નિર્દશન પોલ મલખમના કરતબો તથા ઓપરેશન શૌર્યનું નિદર્શન કર્યું હતું

ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથે વડી અદાલત પ્રટાંગણમાં ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે વડી અદાલતના ન્યાયાધીશો વકીલો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આધુનિક ભારતના નિર્માણમાં યુવાનો યાવીરૂપે ભૂમિકા ભજવશે

તેમણે ખેલો ઇન્ડીયા રન ફોર નેશન ખાદી ફોર નેશનફીટ ઇન્ડીયા જળ સુરક્ષા જેવા મહત્વના વિષયોનો ઉલ્લેખ કર્યો

જેમાં ગુજરાતમાંથી વિખ્યાત શ્થપતિ બાલકૃષ્ણ દોશીની દેશના ત્રીજા સર્વોચ્ય એવોર્ડ પદ્મ ભૂષણ માટે પસંદગી કરવામાં આવી છે

વી દોશી દ્વારા તૈયાર કરાઇ છે આ સાથે જ નિર્દોષ ફાસ્ય સર્જવા માટે જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની પણ પદ્મશ્રી માટે પસંદગી કરવામાં આવી છે આ ઉપરાંત જાણીતા કલાકારો યઝદી કરંજિયા અને સરિતા જોષી આ ઉપરાંત ગફ્રભાઈ બિલખિયા સુધીર જૈન અને એય

દેસાઇની પણ પદ્મશ્રી માટે પસંદગી થઇ છે